સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ચર્ચામાં ભાગ લેશે ડીડીએફ ટી માસ્ક વાણિજ્ય મંત્રાલયે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો પીપીઇ અને માસ્કની નિકાસ નીતિમાં સુધારો કર્યો છે નવી નીતિ હેઠળ સર્જિકલ માસ્ક અને ટુ અને થ્રી પ્લાયના ગોગલ્સ હવે અમુક મર્યાદા સાથે નિકાસ કરી શકાશે વિદેશ વેપારના મહાનિયામકે નકકી કર્યા મુજબ બે અને ત્રણ પ્લાયના સર્જિકલ માસ્ક દર મહિને ચાર કરોડ નિકાસ કરી શકાશે

સરકારે દેશમાંથી ફેસ શિલ્ડની નિકાસ પરનો પ્રતિબંધ પણ હટાવ્યો છે

પરંતુ હજી સુધી કોઇ રોકાણકારે તેમાં રોકાણ માટે બોલી કરી નથી

તે સાથે કોરોનાથી સાજા થનારાનો દર વધીને સાડા ચોસઠ ટકાથી પણ વધારે થયો છે જ્યાર મૃત્યુદર ઘટીને સવા બે ટકાથી પણ ઓછો થઈ ગયો છે

વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે યોજાએલા ઇ કોન્કલેવમાં બોલતા શ્રી હર્ષ વર્ધને જણાવ્યું ડાયાબિટીઝ મેદસ્વીતા ફેટી લીવર જેવા રોગથી પીડાતા લોકોમાં થતી મુસીબત અને મૃત્યુદર વિશે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે મંત્રીશ્રીએ કહ્યું કે હિપેટાઇટિસ એ વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે અને વાયરલ હિપેટાઇટિસ એ ભારતમાં ખૂબ જ સામાન્ય અને ગંભીર રોગ છે તેમણે કહ્યું વાયરલ બી અને સી હિપેટાઇટિસ ધરાવતા વ્યક્તિઓને યક઼તના કેન્સર અને લાંબા સમય સુધી યક્રત રોગ થવાનું જોખમ વધારે છે

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વનવિભાગના કર્મચારીઓને નમન કર્યા જેમના પ્રયત્નોથી દેશમાં વાઘની સંખ્યા વધી રહી છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર પર્યાવરણ મંત્રીએ તેમના સંદેશમાં કહ્યું કે તા

વાઘ એ પ્રકૃતિનું અમૂલ્ય રત્ન છે અને તેની હાજરી એટલે જંગલો સારી સ્થિતિમાં છે

વિશ્વમાં વાઘની વસ્તી વધારવા માટે ભારત દરેક સહાય પૂરી પાડવા તૈયાર છે